તેમણે ફિંસા આચરનારાઓને શું પોતે યોગ્ય વર્તન કર્યું છે એ અંગે વિયાર કરવા અનુરોધ કર્યો હતો ગઈકાલે લખનઉમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું લોકભવન ખાતે અનાવરણ કરતા તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે સરકાર દેશ સામેના પડકારોનો સામનો કરવા તથા સમસ્યો ઉકેલવા સતત પ્રયાસ કરી રહી છે

શ્રી મોદીએ લખનઉમાં અટલ બિહારી વાજપેયી તબીબી યુનિવર્સિટીનું ભુમિપૂજન કર્યું હતું તેમણે કહ્યું કે આ યુનિવર્સિટી સરકારી અર્ધ સરકારી અને ખાનગી કોલેજોને સંલગ્નતા આપશે અને તેના લીધે ઉત્તરપ્રદેશમાં તબીબી શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત સાત રાજ્યોમાં ભૂગર્ભ જળની સ્થિતિ સુધારવા માટેની અટલ જળ યોજનાનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો છે

પ્રધાનમંત્રીએ મનાલી અને લેહને જોડતી રોહતાંગ ટનલનું નામાભિધાન અટલ ટનલ કર્યું હતું

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી એલ

અડવાણીએ બંને મહાનુભાવોની તસવીરોને પુષ્પો યઢાવીને અંજલિ આપી હતી આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ ભૂતપૂર્વ સાંસદો અને અન્ય મહાનુભાવોએ પણ સંબંધિતોને અંજલિ આપી હતી

રાષ્ટ્રપતિનું વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી કોવિંદે હિન્દ મહાસાગર બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સંગમ સ્થળે પથ્થર ઉપર બનાવવામાં આવેલા વિવેકાનંદ મેમોરિયલની મુલાકાત લીધી હતી રાષ્ટ્રપતિ વિવેકાનંદ કેન્દ્રની આજે યોજાનારા સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં હાજરી આપશે

ગઈકાલે આંધ્રપ્રદેશના અટકકુરૂ ખાતે સુવર્ણ ભારત ટ્રસ્ટમાં અટલ બિહારી વાજપેઈને અંજલિ આપતા તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે સૌથી થોગ્ય માણસ સુધી યોજનાના લાભો પહોંચે તે બાબત સુશાસનનો મહત્વનો હિસ્સો છે

એવી જ રીતે રાજ્ય સરકારે વધુ તબીબી કોલેજો શરૂ કરવા આપેલી દરખાસ્ત અંગે કેન્દ્ર સરકાર વિચારી રહી છે ગઈકાલે ભુવનેશ્વરની એઇમ્સ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈની પ્રતિમાનું અનાવરણ કરતા શ્રી હર્ષવર્ધને આ મુજબ જણાવ્યું હતું શ્રી હર્ષવર્ધને આયુષ્યમાન ભારત યોજના રાજ્યમાં અમલમાં મૂકવા ઓડિશા સરકારને અનુરોધ કર્યો હતો

ગઈકાલે હરિયાણામાં ડિજિટલ ગુરવારા ગામનું ઉદઘાટન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું

આ સૂર્યગ્રહણ વખતે ચંદ્રના કારણે સૂર્યના કેન્દ્રનો ભાગ ઢંકાઈ જશે જેથી સૂર્યની કિનારીનો હિસ્સો જ જોવા મળશે આ ઘટનાને રિંગ ઓફ ફાયર અથવા કંકણાકૃતિ ગ્રહણ તરીકે ઓળખાય છે

આમ છતાં રીંગ ઓફ ફાયર માત્ર કેરાલાના કન્નુર અને દક્ષિણ કાંઠાના કેટલાંક સ્થળોએ દેખાશે અને તે ભારતના બીજા સ્થળોએ જોવા મળશે નહીં ગ્રહણને નિહાળવા પ્લેનેટોરિયમમાં ટેલિસ્કોપ અને ખાસ પ્રકારના ચશ્માની ગોઠવણ કરાઈ છે ભક્તો સૂર્યગ્રહણ નિમિત્તે નદીઓ અને જળાશયોમાં પવિત્ર સ્નાન કરશે સૂર્યગ્રહણ મેળા નિમિત્ત દેશ તેમજ વિદેશના મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ કુરૂક્ષેત્રના બ્રહ્મ સરોવરમાં પવિત્ર સ્નાન કરશે ખાસ પ્રકારની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા આ પ્રખ્યાત મેળા માટે કરવામાં આવી છે ઓડિશામાં રાજ્ય સરકારે સૂર્યગ્રહણને લીધે શાળા અને કોલેજોમાં આજે રજા જાહેર કરી છે

છેલ્લાં ચોવીસ કલાકમાં ભારતની રાજધાની દિલ્ફી અને આસપાસના વિસ્તારોમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ જેટલું લધુત્તમ તાપમાન નોંધાયું છે હરિયાણા રાજસ્થાન પંજાબ જમ્મુ અને લેહમાં ઘણી જગ્યાએ તાપમાન શૂન્ય કરતાં ઓછું નોંધાયું છે

પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તરપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ અને બિહારમાં ઘણા વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ આવતા પાંચ દિવસ યથાવત રહેવાની સંભાવના છે

કોઈપણ ઉશ્કેરણી વિના કરાયેલા આ ગોળીબારનો સતર્ક ભારતીય દળોએ વળતો જવાબ આપ્યો હતો આ ઘટનામાં ભારતીય દળોના પક્ષે કોઈ હાનિ થઈ નથી અગાઉ બારામુલ્લા જિલ્લામાં ગઈકાલે ઉરી ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે પાકિસ્તાની દળોએ કરેલા ગોળીબારમાં સેનાના જવાન શહીદ થયા હતા અને એક મહિલાનું મોત નિપજ્યું હતું

ઓલિમ્પિક રમતોમાં લિયેન્ડર પેસે સાત વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું અને આ સિધ્ધિ મેળવનાર તે એક માત્ર ટેનિસ ખેલાડી છે તેમણે ગ્રાન્ડસ્લેમ સ્પર્ધાઓમાં આઠ વખત ડબલ્સનો અને દસ વખત મિક્સ ડબલ્સના ખિતાબો જીત્યા છે

બર્મિંગહામ કોમનવેલ્થ રમતોમાં શૂટિંગ સ્પર્ધા યોજાઈ ન હતી તેના વળતર સ્વરૂપે આ પગલું લેવાયું હોવાનું મનાય છે